પ્રદાન કરતાં કહ્યું કે પોલીસે ગુનાઓ અટકાવવા પર ધ્યાન આપવું જોઇએ ગુજરાત રાષ્ટ્રપતિ કલર્સ મેળવનાર સાતમું રાજ્ય બન્યું ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયાહ નાયડુએ સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન

આજે સરદાર પટેલની પુણ્યતિથી નિમિતે દેશ સહિત રાજ્યમાં સદગતને ભાવભીની અંજલી અર્પણ કરવામાં આવી રાજ્યમાં આગામી બે દિવસ લધુતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી સેલ્સીયસનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે

તેમણે કહયું કે સૌથી શ્રેષ્ઠ પ્રતિબંધક પગલુ કાયદાનું પાલન કરનાર સમાજ બનાવવાનો છે કાયદા પ્રત્યે આદર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલી બનવી જોઇએ ઉપરાષ્ટ્રપતિએ શ્રી વૈકૈયા નાયડુએ આજે ગાંધીનગરમાં કરાઇ પોલીસ અકાદમીમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ પ્રદાન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું દેશમાં સજાનું પ્રમાણ ઓછુ હોવા અંગે ચિંતા વ્યકત કરતાં શ્રી નાયડુએ કહ્યું કે પોલીસ વિભાગની તપાસ અને ગુપ્તયર માહિતી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાની તાત્કાલિક જરૂરીયાત છે અમારા સંવાદદાતાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાષ્ટ્રપતિ કલર્સ મેળવનાર રાજ્યમાં સાતમું રાજય બન્યું છે

ઉપરાષ્ટ્રપતિ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને તેમની પુસ્યતિથી નિમિત્તે ભાવાજંલી અર્પણ કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશને એકતાના તાંતણે બાંધ્યો હતો સરદાર સાહેબના જીવનમૂલ્યો અને આદર્શોને જીવનમાં યરિતાર્થ કરી તેમના કાર્યો અને સિંધ્ધાતોથી પ્રેરણા લઇને રાષ્ટ્રની સેવા કરવા અનુરોધ કર્યો હતો

વૈકૈયા નાયડુ હાલ કચ્છના સફેદ રણની મુલાકાત લઇ રહ્યા છે

વૈંકયા નાયડુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓએ સદગતને ભાવભીની અંજલી આપી છે ઉપરાષ્ટ્રપતિ શ્રી

વૈંકયા નાયડુએ સરદાર પટેલ યુનિવર્સિટીના પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ભાવાંજલી આપી હતી ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઇ પટેલે દેશ માટે કરેલી અસાધારણ કામગીરીથી દેશના નાગરિકોને પ્રેરણા મળે છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સરદાર પટેલને શ્રધ્ધાંજલી આપી છે ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને આજે તેમની પુષ્થતિથી પર શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તેમણે ટ્વિટર પર કહ્યું કે સરદાર પટેલ ખરેખર એક ભારત રત્ન હતા જેમણે આઝાદી અપાવવા અને તેના પછી દેશને એક બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તથા મહાનુભાવોએ સરદાર પટેલ યુનિવર્સિટીના પરિસરમાં પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સરદાર યુવક મંડળ દ્વારા સરદાર બાગ ભાવનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં બાળકીની સુલેખાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આવતીકાલે વિરાસત સંગીત સમારોહ યોજાશે આ સમારોહમાં સુપ્રસિધ્ધ ગાયકો દ્વારા વિવિધ સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે તેમજ જાણીતા કલાકારો પણ પોતાની કલા રજૂ કરશે આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી સહિત રાજ્યના શ્રમ અને રોજગારમંત્રી દિલીપકુમાર ઠાકોર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ મંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહેશે રાણકી વાવ ઉત્સવ દરમ્યાન પ્રવેશ નિઃશુલ્ક રહેશે તેમજ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા પાર્કિંગની સુવિધા પીવાની પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે

વાહન ચાલકોનો સમય અને ઇંધણ બચાવવા માટે તથા સરળતાથી વાહન વ્યવહાર ચાલી શકે અને પ્રદૂષણ ઘટે તે હેતુથી સરકારે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે ફાસ્ટેગ વ્યવસ્થામાં રેડિયો ફીકવન્સી દ્વારા વાહન ચાલક પાસેથી વેરો વસૂલવાની સુવિધા છે આથી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકને વાહન રોકવાની જરૂર રહેશે નહિ

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળની છ ટ્રેનો વડોદરા સ્ટેશનના બદલે છાયાપુરી સ્ટેશન પરથી જશે

વડોદરા સ્ટેશન પર ભીડના કારણે છાયાપુરી સેટેલાઇટ સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે તેમાં સોમનાથ જબલપુર એક્સપ્રેસ ઓખા નાથ દ્વારા એક્સપ્રેસ જામનગર વૈષ્ણોદેવી એક્સપ્રેસ હાપા વૈષ્ણોદેવી એક્સપ્રેસ અને ઓખા ગોરખપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે

રાજ્યમાં દિવસભર ઠંડા અને સૂકા પવનો કૂંકાય છે

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાઓમાં પાંચ પુરૂષ ચાર મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે

કાર નું ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ હતી અને અન્ય વાહન સાથે અથડાઈ હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે